તેમણે જણાવ્યું કે વિશ્વના અગ્રણી દેશો જયારે આયાત ડયુટી માટે લડી રહ્યાં છે ત્યારે ભારતનો નિકાસ વિકસી રહ્યો છે

આ વિધેયકમાં ત્રણવાર તલાક બોલીને સંબંધ તોડવા માટેનો દંડને પાત્ર ગુનો બનવાની પણ જોગવાઇ છે

ભારતીય જનતા પક્ષે તેમના સાંસદોને આ ચર્ચા સમયે લોકસભામાં હાજર રહેવા જણાવ્યું છે

રાજ્ય સરકાર દ્વારા કેબિનેટની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે

તે અંગેની ચર્ચા અને સમીક્ષા કરવામાં આવી હતી નેફ્લ ઠક્કર સીસીટીવી કેમેરા રાજ્યમાં જાહેર સ્થળોએ સુરક્ષા અને સલામતી વ્યવસ્થા વ્ધુ સુદ્દઢ બનાવવાના હેતુથી વિકેન્દ્રિત જિલ્લા કાર્યક્રમ અંતર્ગત ધારાસભ્યશ્રીના ફંડમાંથી સીસીટીવી કેમેરા લગાવી શકાશે રાજયના મહાનગરોમાં તેમજ મહાનગરપાલિકા વિસ્તારની હદમાં નાગરિકોની સલામતી અને સુરક્ષા માટેગુનાહિત પ્રવૃતિઓ કાબ્માં રાખવા અને ક્રાઇમ ડિટેક્શનના હેત્રથી રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણ ય લે વાયા છે

આ સમિતિ ત્રીજી જાન્યુઆરીએ ભુજ ખાતે રાત્રિ રોકાણ કરશે ચોથી જાન્યુઆરીએ સ્મૃતિવન પ્રોજેક્ટકાળો ડુંગર તેમજ ધોરડો ખાતે ટેન્ટ સીટીની મુલાકાત લેશે અને રાત્રિ રોકાણ કરશે પાંચમી જાન્યુઆરીના રોજ માતાનો મઢનારાયણ સરોવર અને કોટેશ્વર ખાતેના પ્રવાસન ઉદ્યોગનો અભ્યાસ કરશ નેહ્લ ઠક્કર કચ્છ ઘાસ વિતરણ કચ્છ જિલ્લાના અછતગ્રસ્ત તમામ તાલુકાઓમાં પશુધારકો નાના ખેડૂતો માલધારીઓ વગેરેને પશુઓના નિભાવ માટે રાહતદરે ઘાસ વિતરણ કરવા નિર્ણય કરવામાં આવેલ છે અછતગ્રસ્તા વિસ્તા રોના તાલુકાગામોમાં પશુઓને ઘાસચારાની વ્યાવસ્થાશ કરવાની જરૂરિયાત રહે છે

આ હુકમનો અમલ તથા તેના ભંગ બદલ પગલા માટે હેડ કોન્ટેબલથી નીચેના દરજ્જાના ન હોય તેવા પોલીસ અધિકારીઓને અધિકૃત કરવામાં આવે છે